ભારે ઉથલ પાથલના સંકેતો

મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓનું પાલન કરવાનો લોકોને અનુરોધ પણ કર્યો હતો

જીલ્લામાં પણ આવી સુવિધાઓ ઉભી કરાઇ રહી છે તેમણે ઉમેર્યુ હતું કે સરકારે જાહેરમાં થુકનારનો પાંચસો રૂપિયા દંડ વસુલ કરવાનું શરૂ કર્યુ છે અને પહેલા એક જ દિવસમાં સાત લાખ પંચ્યાસી હજાર રૂપિયા દંડ કરાયો હતો

ગૃહ મંત્રાલયના અધિક સચિવ અનીલ મલિકે જણાવ્યું હતું કે વિદેશ પ્રવાસ મંજુરી બ્યુરો ધ્વારા પ્રવાસ વિઝા અને વિદેશમાં સ્થાથી થવાને લગતી પુછપરછ માટે ચોવીસેય કલાકની હેલ્પલાઇન સેવા શરૂ કરી છે

નોવેલ કોરોના વાયરસના કારણે સંરક્ષણ મંત્રાલયે હવાઇ દળમાં એરમેન ભરતી માટેની ઇ પરીક્ષા હાલ પુરતી મૌકુફ રાખી છે

એરમેનની આ પરીક્ષા હવે સંભવતઃ આગામી એપ્રિલ માસમાં છેલ્લા અઠવાડીયામાં યોજાય તેવી શકયતા છે

દેશમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ ઉભી કરવામાં પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે ગઇકાલે નવી દિલ્હીમાં સંસદભવન પરીસરમાં યોજાયેલી ભારતીય જનતા પક્ષની સંસદીય પક્ષની બેઠક પછી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દર અઠવાડીયાના અંતે પોત પોતાના મત વિસ્તારમાં જઇને કોરોના અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવાનો સંસદ સભ્યોને અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ આ મુદ્દે લોકોને શિક્ષિત કરવામાં પ્રસાર માધ્યમોને મદદ કરવાની પણ સાંસદોને સુચના આપી હતી

રાજય સરકાર કોરોના વાયરસના રોગયાળા સામે લડવા સંપૂર્ણ સજજ છે

ગઇકાલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ ડો જયંતિ રવિએ વહીવટી તંત્રની કામગીરીની વિગતો આપી હતી

રાજય સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુક્વો છે જેનો ભંગ કરનારને દંડ કરાશે

જેના અનુસંધાને ભારતમાં અને ગુજરાતમાં પણ અગમચેતીના ભાગરૂપે આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગૃહમાં આ જાહેરાત કરી હતી ગૃહની બહાર પત્રકારોને માહિતી આપતા શ્રી પટેલે જણાવ્યુ હતું કે ખેડૂતોના ઉભા પાકને બયાવવા માટે ધારાસભ્યશ્રીઓ ખેડૂત આગેવાનો કિસાન સંઘ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સરકારે આ નિર્ણય કર્યો છે

કોંગ્રેસના બન્ને ઉમેદવારો શ્રી શક્તિસિંહ ગોહિલ અને શ્રી ભરતસિંહ સોલંકી સહીત પ્રદેશના નેતાઓને પક્ષના હાઇકમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા છે